પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચે છે

અમદાવાદમાં દરેક ઘરને નળથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મહાપાલિકાના પદાધિકારીઓને સુચવ્યું હતું તેમણે શ્રીએ અમદાવાદ અને રાજ્યના મહાનગરોમાં ડ્રેનેજ વોટરને એસ

દ્વારા ટર્શરી દ્રીટમેન્ટથી શુદ્ધ કરીને તેનો રિ યુઝ ખેતી ઊદ્યોગ માટે કરવાની હિમાયત કરી હતી અમદાવાદમાં બંધાયેલા પાંચ બ્રીજનું નામકરણ પણ તેમના હાથે સંપન્ન થયું હતું સ્ટેમ્પ ડ્યૂટિમાં માફી કોરોનાની થપાટ માંથી નાના ઊદ્યોગ સ્ટાર્ટઅપ અને છૂટક ફેરિયાઓને બેઠા કરવા માટે રૂપાણી સરકારે બે મહત્વના નિર્ણય આજે લીધા છે જે નાના ઊદ્યોગકારો તેમજ સ્ટાર્ટઅપ ને રૂ

ઉપરાંત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અન્વયે રૂ

શેરી ફેરિયા પાસે નિકલતી સ્ટેમ્પ ડ્યૂટિની કુલ રૂ

હવામાન નિયામક જયંત સરકારે જણાવ્યુ છે કે પૂર્વ મધ્ય પ્રદેશ થી ગુજરાત તરફ આવી રહેલી મજબૂત સિસ્ટમ શનિવાર અને રવિવારના રોજ મુશળધાર વરસાદ લાવશે તેમણે ઉમેર્યું હતું કે બાવીસ તારીખે ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ આસપાસના વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રેવીસ તારીખે ખૂબ ભારે વરસાદ પડવાની આગાહી છે શ્રી સરકારે ઉમેર્યું હતું કે વરસાદનો વ્યાપ અને તીવ્રતા અત્યંત વધુ રહેવાની સંભાવના હોવાથી માછીમારો દરિયામાં જાય નહીં

સર્વાધિક વરસાદની વિગત મુજબ ચોર્યાસીમાં સાડા પાંચ ઈંચ ચીખલી ગણદેવીમાં પાંચ ઈંચ વલસાડ નવસારી જલાલપોર અને ખેરગામમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજકોટ સી

જુથવાદની તિલાંજલિ આપવાના નિર્ધાર સાથે શ્રી પાટિલે કહ્યું હતું કે જ્ઞાતી જાતિ અને પ્રાંતવાદથી અલિપ્ત હોય તેવું માળખું દરેક જિલ્લામાં તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે રાજકોટ પહોયતા અગાઉ શ્રી પાટિલનો કાફલો જેતપુર અને ગોંડલ બાદ ખોડલધામ પહોચ્યો હતો જ્યાં વડા ટ્રસ્ટી નરેશ પટેલ સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું

કેન્દ્રડ સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા એ પ્લસ રેંકિંગ મેળવનાર પ્રથમ પાંચમાં ચાર વીજ વિતરણ કંપની ગુજરાતની છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી મધ્ય ગુજરાત વીજ કંપની લી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી અને ઉત્તર ગુજરાત વીજ કંપની લી

ઉર્જા મંત્રાલયના ઓડિટ પ્રમાણે તામીલનાડુ તેલંગણા કેરલા કર્ણાટક મહારષ્ટ્ર પંજાબ હરીયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં વીજ વિતરણ વ્યય ઘણો ઓછો છે

પગપાળા સંઘ પણ બંધ રાખવાના હોવાથી અંબાજી મંદિર દ્વારા દર વર્ષે ભાદરવી પૂનમ ભરવા આવતા સંઘને માતાજીની ધજા પ્રસાદી રૂપે આપવાનો નિર્ણય કરાયો છે

ડેપ્યુટી કલેક્ટર અને મંદિરના વહીવટદાર એસ

યાવડાએ જણાવ્યુ છે કે નિયમિતપણે અંબાજી આવતા સંઘને તેમના ગામ પ્રસાદીની ધજા પહોચડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની મુલાકાત લીધી હતી અને કાર્ય પ્રગતિ થી વાકેફ થયા હતા તેમણે કહ્યું હતું કે અહી ગુજરાત અને બહાર ના રાજ્ય માથી હજારો દર્દીઓ ધસારો રહેતો હોવાથી બાળ હ્યદયરોગ માટે નવું બિલ્ડીંગ તૈયાર કરવાનો નિર્ણય કરેલો

જી કોશિયાએ જણાવ્યુ છે કે પાલનપુર ખાતેથી વગર પરવાને હેન્ડ સેનીટાઇઝરનું ઉત્પાદન અને વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યુ છે અલગ અલગ બ્રાન્ડ તેમજ ફોર્મ્યુલાવાળી સેનિટાઇઝરનું ઉત્પાદન થતું હોવાનું ધ્યાને ખોરાક ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ આજે રેડ કરી હતી અને જીવન મંગલસિંહ પુરોહિત ને પકડી લેતા તેને કબલ્યુ હતું કે તેઓ આ બોગસ ધંધો આશરે એક માસથી કરે છે

તેમણે કહ્યું છે કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ કોરોના મહામારીનું વિઘ્ન હરી લઈ ગુજરાતને સુખી સમૃધ્ધ અને શકિતશાળી બનાવશે એવી પ્રાર્થના છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૈન અને જૈનેતર નાગરિક ભાઇ બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે મિચ્છામી દુકકડમ પાઠવ્યા છે તેમણે કહ્યું કે ક્ષમા કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિધ્ધાંતોને આત્મસાત કરનારૃં પર્યૂષણ પર્વ સામાજીક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી

ડામોરે બહાર પાડ્યું છે